પ્રદેશ કોંત્રેસ પ્રમુખ અમિત ચાવડા વિધાનસભામાં કોંત્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી તેમજ પક્ષના કેટલાક વરિષ્ઠ ધારાસભ્યો અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને તેમની કચેરીમાં મળ્યા હતા અને બંને ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરવાની માગણી કરી હતી ઉમેદવારીપત્રમાં ટેકનીકલ ક્ષતિને કારણે દ્વારકા બેઠક ઉપરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય પબુભા માર્જોકની ચૂંટણી રાજ્યની વડી અદાલત દ્વારા રદ્દ કરવામાં આવી છે તેમના હરિફ કોંપ્રેસના ઉમેદવારની અરજી ઉપર વડી અદાલતે આ ચૂકાદો આપ્યો હતો પબુભા માણેક દ્વારા વડી અદાલતના આ ચૂકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં અમલ કરવામાં આવી છે સર્વોચ્ચ અદાલતે મનાઇ હુકમ આપવાનો ઇન્કાર કરતાં વધુ સુનાવણી સપ્ટેમ્બર મહિનામાં રાખી છે આમ છતાં આ અંગે અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી દ્વારકા બેઠક ઉપર ચૂંટણી નહીં યોજવા માટે જણાવ્યું છે બીજી તરફ કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે તાજેતરની લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ પક્ષમાં તમામ હોદ્દા ઉપરથી રાજીનામાની જાહેરાત કરી હતી જો કે પોતે પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું નહીં આપ્યું હોવાનું જણાવી ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાનો ઇન્કાર કર્યો છે કોંપ્રેસ અલ્પેશ ઠાકોરને ગેરલાયક જાહેર કરવાની માગણી કરે છે ત્યારે અલ્પેશ ઠાકોરનું કહેવું છે કે તેમણે પાર્ટીના કોઇ આદેશનું ઉલ્લંઘન કર્યું નહીં હોવાથી તેના સામે પગલાં લઇ શકાય નહીં

જેમાં ચોમાસ બેસે ત્યાં સુધી ક્યાંય જળસંકટ પ્રજાએ વેઠવું પડે નહિં તેવું આયોજન કરાયું છે આ બેઠકમાં મુખ્ય નગરો અને કચ્છ સહિતના વિસ્તારમાં પાણી પહોંચાડવા ટીમની રચના કરવામાં આવી છે તેમજ પાણીની તંગી વાળા વિસ્તારોમાં ભવિષ્યમાં આ પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે આગોતરા આયોજન સાથે વ્યવસ્થા કરવામાં આવશે

તો રાજ્યની વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓએ પોતાની શાળાનું પરિજ્ઞામ મુખત્યાર પત્ર રજ્ કરી મેળવી લેવાનું રહેશે

હાફૂસ કેરીની નિકાસ ગુજરાતમાં હાફૂસ કેરીનું મથક ગણાતા વલસાડમાં આંબાવાડિયાથી માલ આવવા લાગતા જથ્થાબંધ વેપાર ધમધમવા લાગ્યો છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત માર્કેટ યાર્ડમાંથી દરરોજ પાંચ ટન જેટલી કેરીની નિકાસ અમેરિકા બ્રિટન તથા ખાડીના આરબ દેશમાં શરૂ થઇ ગઇ છે

ગુજરાતમાં પાકતી હાકૂસ તથા કેસર કેરીની માંગ વિદેશમાં વધતી જતી હોવાથી નિકાસ માટે સરકાર એક પોત્સાહન આપે છે ભણતરનું સમયદાન કચ્છની પ્રાથમિક શાળાઓમાં ભણતા બીજા ધોરણના નબળા વિદ્યાર્થીઓને વેકેશન દરમ્યાન ભણાવવા માટે સમયદાનની ટહેલ નાંખવામાં આવી છે

અનેક કારણોસર અભ્યાસમાં નબળાં રહ્યાં હોય તેવા વિદ્યાર્થીઓ માટે વેકેશનમાં સમયદાનનો પ્રયોગ અન્ય જિલ્લા માટે પ્રેરણારૂપ બન્યો છે સુરત જેલમાં હીરા ઘસુ સુરતની લાજપોર જેલમાં લાંબી સજા પડી હોય તેવા પાકા કામના કેદીઓને હીરા ઘસવાનું કામ સોંપવાનો પ્રયોગ સફળ રહ્યો છે

એક ઘંટી ઉપર સરેરાશ ચાર કેદી કારીગર હીરા ઉપર પેલ મથાળા તથા તળિયા નામે ઓળખાતા ઘાટ આપવાનું મજુરી કામ કરે છે

તો હીરા ઘસવાનું કામ જ્યાં થાય છે ત્યાં આઠ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે જેલ સત્તાવાળાઓ દ્વારા લોકરની સગવડ પણ આપવામાં આવી છે

મેનગ્રુવ્ઝનું આવરણ જ્યાં કથિત રીતે કાઢી નંખાયું છે

ગુજરાત વડી અદાલત દ્વારા જેમનો જવાબ મંગાયો છે તેમાં અમરેલી કલેક્ટર રાજુલા મામલતદાર વનવિભાગ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો સમાવેશ થાય છે દ્વારકા ખનીજ ચોરી દ્વારકામાં જગત મંદિરની પાછળના દરિયાકાંઠે રેતી ચોરી કરતા વાહનોને ગઇરાત્રે પ્રાંત અધિકારીની ટીમે પકડી પાડવા હતા ચંદ્રભાગા અને બાલવી માતાના મંદિર નજીકથી અનઅધિકૃત રીતે દરિયાઇ રેતી ઉપાડી રહેલા પાંચ શખ્સ તથા બે ટ્રેક્ટર કબજે લેવામાં આવ્યા છે ખાણ ખનીજ વિભાગને સાથે રાખ્યા વગર પ્રાંત અધિકારી દર્શક વિક્રલાણી મામલતદાર પ્રશાંત મંગુડા તથા રેવન્યુ ખાતાની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે રેતી ઉપાડવા માટે ભરવાપાત્ર થતી રોયલ્ટીની ચોરીનો ઇરાદો હોવાનું આ રેડમાં પ્રાથમિક રીતે બહાર આવ્યું છે

ખંભાળીયા ભેદી રોગચાળો સૌરાષ્ટ્રમાં જામખંભાળીયા નજીક આવેલા બારા ગામે તાવ અને સાંધાના દુઃખાવાનો વ્યાપક રોગચાળો ફાટી નીકળતા આરોગ્યતંત્ર સાબદું થયું છે એકસો થી વધુ દર્દીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બોલાવી તેમની તબીબી તપાસ બાદ લોહીના નમુના લેવાયા હતા જે પુના ખાતે આવેલી લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલાઇ રહ્યાં છે

સિંઘના વડપણ હેઠળ બારા ગામે પહોંચેલી મેડિકલ ટીમે પોતાનું કામ શરૂ કર્યું છે પ્રાથમિક તપાસમાં મેલેરિયા તથા ડેન્ગ્યુ સિવાયની કોઇ બિમારીમાં સૌ ફસાયા હોય તેવું બહાર આવ્યું છે પાણી ચોરી સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની પાઇપલાઇનમાંથી પાણી ચોરી થતી હોવાની ફરિયાદના પગલે જિલ્લા કલેક્ટર કે રાજેશે પાણી ચોરી અટકાવવા તંત્રને સાબદ્દું કર્યું છે

તંત્રએ તમામ ગેરકાયેદસર પાણી કનેક્શનો કાપી નાખીને તમામને દંડ સાથે નોટીસ ફટકારવામાં આવી છે કપરાડા જળસંકટ સમીક્ષા બેઠક વલસાડ જિલ્લામાં આદિવાસી તાલુકા એવા કપરાડામાં અંતરિયાળ ગામડાઓમાં પાણીની તીવ્ર તંગી હોવાની ફરિયાદ મળતા ગુજરાત સરકારના મંત્રી રમણલાલ પાટકરે સરપંચોની બેઠક બોલાવી હતી

કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિકી અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય દ્વારા ડિજીટલ ઇન્ડિયા અભિયાન હેઠળ જનસુવિધા કેન્દ્રના સંચાલન સંદર્ભે ઈશ્વરીયા ગામના કેન્દ્રના પસંદગી થઇ છે અમારા ભાવનગરના પ્રતિનિધિ જણાવે છે કે આ કેન્દ્રના સંચાલક ઋત્વિજ કુમાર પંડિતને ડિજીટલ વિલેજ કાર્યશાળામાં ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

રાજકોટ હાઇવે સ્પીડ લિમિટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર આઠ ઉપર અમદાવાદ રાજકોટ વચ્ચેના ફોરલેન હાઇવે ને સિક્સ લેનમાં બદલવાનું કામ પૂરજોશમાં ચાલતું હોવાથી વાહનની સ્પીડ બાંધી આપતું જાહેરનામુ બહાર પડાયું છે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન ડી

મી પ્રતિકલાક ઠરાવવામાં આવી છે આ ગતિ નિયમન જનશાળીથી ચોટીલા બામણબોર સુધીના વિસ્તારમાં લાગુ પડશે સિક્સલેન પ્રોજેક્ટ હેઠળ નદીનાળા ઉપરના પુલ પહોળા કરવાનું પણ કામ ચાલુ હોવાથી અકસ્માતની સંભાવના વધી જાય છે તેથી જાહેર સલામતીને ધ્યાનમાં રાખી વાહનોની સ્પીડ બાંધી દેવાનું જાહેરનામું બહાર પડ્યું છે

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યના હવામાનમાં ફેરફાર થઇ શકે છે તેમજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની પણ શક્યતા છે આવતીકાલે અને પરમદિવસે કચ્છ રાજકોટ બનાસકાંઠા સાબરકાંઠા પોરબંદર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાના અહેવાલ છે